પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજથી ગાંધીનગરમાં શરૂ થતી વૈશ્વિક બટાકા

ઉપસ્થિત રહેશે આંધ્રપ્રદેશ વિધાનસભાએ રાજ્યની વિધાન પરિષદને નાબુદ કરવાના ઠરાવને સર્વ સંમતિથી બહાલી આપી છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નાગરિકત્વ સુધારા ધારા અંગે ખોટી માહિતી

પોટેટો રીસર્ચઇન્સ્ટીટયૂટ શિમલાના નિયામક ડોકટર સ્વરૂપ કુમાર ચક્રવર્તીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બટાકાના વાવેતરના વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે અને બટાકાના ઉત્પાદકતા અને પ્રોસેસિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે નેધરલેન્ડ આ પરિષદનો સાથી આયોજક દેશ છે

આ પ્રસંગે કેડેટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે

તેમજ બોડો સમુદાય માટે વિકાસલક્ષી કામગીરી થઇ શકશેકેન્દ્ર સરકાર બોડો પ્રજાની અપેક્ષાઓ પરિપૂર્ણ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કરારના કારણે અગાઉ શસ્ત્રો દ્વારા વિરોધ કરનાર જૂથો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાશે અને દેશની પ્રગતિમાં થોગદાન આપી શકશે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કેન્દ્ર સરકાર આસામ સરકાર અને રાષ્ટ્રીય લોકતાંત્રિક બોડો લેન્ડ મોર યાના વિવિધ જૂથો વચ્ચે ચૈતિહાસિક ત્રિપક્ષીય કરાર ઉપર ફસ્તાક્ષર કરવામાં આવ્યા છે

આ પરિષદોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને લગતા તેમજ સભ્ય રાજ્યોને લગતા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે છે રાજ્યો રાજ્યો વચ્યેના વિવાદો ચર્ચા વડે ઉકેલવા વિભાગીય પરિષદ આદર્શ મંચ પૂરી પાડે છે

પોલીસ વડા તથા મુખ્ય સચિવ ઉપસ્થિતિ રહ્યા હતા નેપાળના આરોગ્ય સચિવ તથા પાંચ રાજ્યોના આરોગ્ય અધિકારીએ પણ બેઠકમાં જોડાયા હતાકોરોના વાયરસના વાવરથી બયવા માટે લેવાનાં પગલાંની આ પ્રકારનાં લક્ષણો ધરાવતા મુસાફરોની હેરફેર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઇકાલે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠકમાં સંભવિત પરિસ્થિતિ અને તે માટેની સજ્જતાની ચર્ચા કરી હતી મુખ્યમંત્રીએ વિમાન મથકોએ વિદેશથી આવતા મુસાફરો બાબતે વધુ સતર્કતા દાખવવાની સૂચના આપી હતી તેમણે ભારત નેપાળ સરહદે પણ ખાસ તબીબી દેખરેખ રાખવાની સૂચના આપી હતી

મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ ગઇકાલે વિધાનસભામાં આ હેતુથી ઠરાવ રજુ કર્યો હતો

તેમણે કહ્યું કે સઘન ચર્ચા કર્યા બાદ વિધાનસભાએ ઠરાવને બહાલી આપી હતી

તેમણે દાવો કર્યો હતો કે સરકાર નાગરીકત્વ આપવામાં કોઇ ભેદભાવ કરતી નથી તેમણે કહ્યું કે સરકાર બધા જ નાગરીકોને વિકાસના લાભો સમાન રીતે પહોંચાડવાનું વચન નિભાવી રહી છે

વેંકૈયા નાયડુએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશની આંતરિક બાબતોમાં અન્ય દેશોની દરમિયાનગીરીને કોઇ અવકાશ નથી ભારતની સંસદ અને ભારત સરકારના કાર્યક્ષેત્ર હેઠળની બાબતોમાં વિદેશી સંસ્થાઓના હસ્તક્ષેપના વધી રહેલા વલણ અંગે ઉપરાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી હતી તેમણે આ પ્રકારના પ્રયાસોને તદ્દન બિનજરૂરી ગણાવ્યા હતા ગઇકાલે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં બોલતાં તેમણે કહ્યું કે એક પરિપક્વ પ્રજાસત્તાક અને લોકશાહી વ્યવસ્થા ધરાવતા ભારતને પોતાની બાબતમાં બીજાની સલાહ અથવા માર્ગદર્શનની જરૂર નથી

ગઇકાલે રીથાલા ખાતે જાહેરસભાને સંબોધતાં શ્રી શાહે કહ્યું કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમાં દેશ વિરોધી સૂત્રો પોકારનાર સામે કાર્યવાહી યલાવવા દિલ્હી સરકાર મંજુરી આપતી નથીતેમણે

લોકોને અપાયેલાં વયનો પૂરાં ન કર્યાનો પણ આરોપ મૂક્યો હતો આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલેગઇકાલે બવાના તથા નરેલામાં રોડ શો કરીને તેમના ઉમેદવારને મત આપવા અનુરીધ કર્યો હતો તેમણે પોતાની સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પાણી વિજળી અને શિક્ષણ ક્ષેત્રે કરાયેલી કામગીરીની વિગતો આપી હતી તો બીજી તરફ કોંગ્રેસે અગાઉના વર્ષોમાં પોતે કરેલી કામગીરીની અવગણના કરીને દિલ્ફીના નાગરિકોને માત્ર વચનો આપવાનો આક્ષેપ ભાજપ અને આમઆદમી પક્ષ સામે કર્યો છે

ગઇકાલે દિલ્ફીમાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની બેઠકને સંબોધતાં શ્રી ગોથલે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના કારણે અર્થતંત્રના ઝડપી વિકાસને બળ મળ્યું છે

ઇઝરાયેલના આંતરિક બાબતોના મંત્રાલયે ઇઝરાયેલના જુ અને મુસ્લિમ નાગરીકો ધાર્મિક અને વેપારને લગતી મુલાકાતો માટે સાઉદી અરેબિથા જવાનો અધિકાર ધરાવે છે તેવી કરેલી જાહેરાતના પગલે સાઉદી અરેબિયાએ આ મુજબ જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે મોટાભાગના આરબ દેશો ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા નથી

તટરક્ષક દળની ચેન્નઇ ખાતેની કચેરીના કર્મચારીઓએ જહાજનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું કોલકતાના ખીદેરપોર ડોકમાં સ્વદેશી ટેકનોલોજીથી બનાવેલું એની બેઝન્ટ જહાજ પ્રિયદર્શીની શ્રેણીનું ત્રીજું પેટ્રોલીંગ જહાજ છે તેની ઉપર સંદેશાવ્યવહાર અને દિશાદર્શનના અદ્યતન ટેકનોલોજીવાળા ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે